ગુજરાત વડી અદાલતે ભુપેન્દ્રસિંહ યુડાસમાની વિધાનસભાની ધોળકા બેઠકની યુંટણી રદ કરી ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડથાએ કહયું કે ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં જઇશું

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ લોકોને અપીલ કરી છે કે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે નાગરીકો લોકડાઉનના યુસ્ત પાલન માટે સક્રીય સહયોગ આપે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે આઠ વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે

પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓથી લોકડાઉનમાં આપવામાં આવી રહેલી ઢીલ બાદ ઉલી થઇ રહેલી જુદી જુદી સમસ્યાઓના નિવારણની યોજનાની રૂપરેખા બતાવવા માટે પણ કહયું શ્રી મોદીએ કહ્યું છે કે જે પગલા લોકડાઉનના પ્રથમ તબકકામાં લેવામાં આવ્યા હતા તેની જરૂરીયાત બીજા તબકકામાં નથી રહી અને આવી જ રીતે ત્રીજા તબકકામાં કરવામાં આવેલા ઉપાયોની જરૂરીયાત ચોથા તબકકામાં નહી રહે

વડી અદાલતે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા યૂકાદો જાહેર કર્યો છે

કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ બાબતને વડી અદાલતમાં પડકારી હતી અદાલતે તે સમયના રીટર્નિંગ ઓફિસર ધવલ જાનીની ભૂમિકાની ટીકા કરી હતી અદાલતે શ્રી યૂડાસમાને યૂકાદાને પડકારવા માટે મંજુરી આપી છે યુકાદા અંગે પ્રતિભાવ આપતા ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડથાએ જણાવ્યું છે કે વડી અદાલતના યુકાદાનો અભ્યાસ કરીને સુપ્રિમ કોર્ટમાં જઇશું

મુખ્યમત્રીના અગ્રસચિવ અશ્વિની કુમારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે જીલ્લા કલેકટર યોગ્ય શરતો નકી કરીને મંજુરી આપશે

મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના તમામ જિલ્લા કલેકટરો મ્યુનિસિપલ કમિશનરો જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ આઇ જી સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી છે કોવિડ સંક્રમણ નિયંત્રણ દેખરેખ અને માર્ગદર્શન માટે રાજ્ય સરકારે જિલ્લાઓમાં સોંપેલી જવાબદારી સંભાળતા ઉચ્ય સંચિવો પણ બેઠકમાં જોડાયા હતા ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી સાથે આ વિડીયો કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકિમ તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન સહિત વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે